ે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષપદે ગાંધીનગરમાં યોજાયેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોવિડના સંક્રમણને રોકવા મહત્વના નિર્ણયો લેવાયા હતા

ગઈકાલે યોજાયેલી આ બેઠકમાં ગઈકાલે પ્રધાનમંત્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓને વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી કોવિડને રોકવા આપેલા દિશાનિર્દેશોની સમીક્ષા કરવામાં આવી હતી

રાજ્યમાં કોવિડના ટેસ્ટની સંખ્યા વધારવા કોન્ટેક્ટ ટ્રેસિંગ ઉપર ધ્યાન આપવા તથા કન્ટેનમેન્ટ ઝોન જરૃર જણાય તો વધારવાનો નિર્ણય લેવાયો છે રાજ્યમાં કોવિડના રસીકરણના કેન્દ્રો વધારવામાં આવશે તથા રાત્રે નવ વાગ્યા સુધી રસીકરણની કામગીરી ચાલુ રખાશે મુખ્યમંત્રીએ ગુજરાતમાં દરરોજ દોઢ લાખના બદલે ત્રણ લાખ લોકોને કોવિડની રસી આપવાના આદેશ આપ્યા છે રાજ્યમાં માસ્ક પહેરવા તથા યોગ્ય અંતર જાળવવાના નિયમોનું કડક રીતે પાલન કરાશે અમદાવાદ સુરત સહિત ચાર મહાનગરોમાં કોવિડના સંક્રમણને રોકવા તથા સારવારના ઉપાયોની જવાબદારી યાર વરિષ્ઠ સચિવોને સોંપવાનો નિર્ણય બેઠકમાં લેવાયો છે આ બેઠકમાં મુખ્ય સચિવ અનીલ મુકીમ મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે કૈલાસનાથન સહિત અન્ય વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા

તેવા રાજ્યોના મુખ્યમંત્રી સાથે ગઈકાલે વિડીયો કોન્ફરન્સ યોજી હતી આ કોન્ફરન્સમાં ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ જોડાયા હતા અને ગુજરાતમાં સંક્રમણને નાથવા માટે તાકીદે ભરાયેલા પગલાથી શ્રી મોદીને વાકેફ કર્યા હતા

ગુજરાતમાં પ્રવેશ કરતાં તમામ લોકોના રેપીડ ટેસ્ટ શરૂ કરી તેમાં પોઝિટિવ જણાયેલાની તાત્કાલિક સારવાર શરૂ કરાઈ છે તેમ પણ શ્રી રૂપાણીએ ઉમેર્યું હતું

શ્રેષ્ઠ યલચિત્રનો પુરસ્કાર હેલ્લારો ફિલ્મને શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર સિધ્ધાર્થ રાંદેરીયાને જ્યારે શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આરોહી પટેલને મબ્યો છે હેલ્લારો ફિલ્મમાં શ્રેષ્ઠ દિગ્દર્શન માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર અભિષેક શાહને આપવામાં આવ્યો છે શ્રેષ્ઠ લોકપ્રિય યલચિત્રનો પુરસ્કાર યાલ જીવી લઈઓ ને મળ્યો છે દિયા ધી વન્ડર ગર્લ યલચિત્રને શ્રેષ્ઠ બાળ યલચિત્રનો પુરસ્કાર જ્યારે શ્રેયાંશી બારોટને શ્રેષ્ઠ બાળ કલાકારનો પુરસ્કાર મળ્યો છે શ્રેષ્ઠ પાર્શ્વ ગાયકનો પુરસ્કાર આદિત્ય ગઢવીને જ્યારે શ્રેષ્ઠ પાર્શ્વગાયિકાનો પુરસ્કાર ઐશ્વર્યા મજમુદારને ફાળે ગયો છે શ્રેષ્ઠ છબીકલાનો પુરસ્કાર હેલ્લારોના ત્રિભુવન બાબુ સીદનેનીને જ્યારે શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇનરનો પુરસ્કાર સુભાષ સાહુએ જીત્યો છે શ્રેષ્ઠ સંગીત નિર્દેશન માટેનો પુરસ્કાર હેલ્લારોના મેહ્લ સુરતીને જ્યારે શ્રેષ્ઠ ગીતકારનો પુરસ્કાર સૌમ્ય જોષીને અપાયો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતી ચલચિત્રના પુરસ્કાર વિજેતાઓને અભિનંદન આપ્યા છે

વિધાનસભામાં પ્રશ્નના પ્રત્યુત્તરમાં શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે મોરબી નવો જિલ્લો હોવાથી તેમાં પોલીસ વિભાગ માટે નવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે

અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઆસર જોવા મળી હતી

શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવાયો છે સત્તાવાર યાદી મુજબ આઈશોલેશન દરમ્યાન જો લક્ષણો જણાય તો એવા લોકોને તાત્કાલિક કોવિડ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે દરમિયાન મંગળવારે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસીસ માત્ર ઓનલાઈન મધ્યમથી જ ચાલુ રાખવાનો આદેશ કરાયો હતો

અમદાવાદ શહેરના તમામ બાગ બગિયાઓ કાંકરીયાલેકફન્ટ પ્રાણી સંગ્રહાલય વગેરે આજથી હવે પછી આદેશ થાય ત્યાં સુધી સંપૂર્ણ બંધ રાખવામાં આવશે શહેરમાં કોરના મહામારીના વધતા સંક્રમણને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય કરાયો છે

દરમિયાન ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને શ્રેણીની ત્રણ મેચો પ્રેક્ષકો વિના રમાડવાનો નિર્ણય ગુજરાત ક્રિકેટ સંગઠને કર્યો છે

પાંચમી એપ્રિલ સુધી ચાલનારી આ દાંડીયાત્રામાં જોડાયેલા પદયાત્રિકોને થાક મુક્ત કરવા આયુષ વિભાગે આયુર્વેદ ઔષધ સિધ્ધ તેલ માલીશની વ્યવસ્થા કરી છે આ ઉપરાંત જરૂર જણાય ત્યારે મળી શકે તે હેતુથી આયુષ મોબાઇલ વાનની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે